બાઈટ આરતી ભટ વિધાનસભા બજટ સત્ર ગૂજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આજના દિવસે શિક્ષણ ઉચ્ચ અને ટકનિકલ શિક્ષણ કાયદો ન્યાયતંત્ર અન સંસદીય બાબતો મીઠા ઉધોગો ગા સંવર્ધન નાગરિક ઉડયન આદિજાતિ વિકાસ મહિલા અને બાલ કલ્યાણ વિભાગ પંચાયત અને પર્યાવરણને લગતા વિભાગો સંબંધિત પ્રશ્નો પર ચર્ચા થઈ હતી ઉપરાંત ઉદ્યોગો અને ખાન વિભાગ બંદરો અને વાહન વ્યવહાર વિભાગ અને ઉર્જા અને પેટોકેમિકલ વિભાગને લગતી માંગણીઓ પર ચર્ચા થઈ હતી આરતી ભટ વિશ્વ ચકલી દિવસ આજે વિશ્વ ચકલી દિન નિમિત્તે ભુજની સેવાભાવી સંસ્થા માનવજ્યોત દ્વારા કચ્છમાં ઠેક ઠેકાણે ચકલીઘર અને કુંડાનું વીતરણ કરવામાં આવ્યું ફતું

જનરલ હોસ્પિટલમાં કચ્છની અંદર જન્મથી બહેરાશ ધરાવતા બાળકોની બહેરાશ ચકાસણી માટે વેલસ્પન ફાઉંડેશન મારફતે અને તારા ફાઉંડેશન દ્વારા બેરા મશીન કચ્છની જનતાને લોકાર્પિત કરવામાં આવ્યું ફતું

કે ને પ્રાપ્ત થતાં જિલ્લાના બાળકોનું વિનામુલ્ચે બહેરાશનું પરિક્ષણ કરી શકાશે

આ મશીનથી બાળકના કાનમાં કોઈપણ સ્તરે રહેલી ક્ષતિનો તાગ મળવી શકાશે

સોમનાથના ટસ્ટોઅ લીલીઝડી આપી બસ સેવાનો પારંભ કરાવ્યો હતો આગામી સમયમાં જિલ્લાના અન્ય પર્યટન સ્થળોને બસ સેવામાં આવરી લેવાશે એમ સોમનાથ ટ્રસ્ટ એ જાહેરાત કરી હતી